પ્રધાનમંત્રી શ્રો નરેન્દ્ર મોદીએ જણાવ્ય હતું કે આ પરીયોજનાઓથી વિધ્યાચલના હજારો ગામડાઓને પાઈપલાઈનથી પાણીનો સગવડ મળશે જેનાથી બાળકોના આરોગ્યમાં સૂધારો થશે જળ જીવન યોજના હેઠળ ઘર ઘેર પાણી મળવાથી બહનોને લાભ થયો છે ઉપરાત પાણીજન્ય રોગોમાં ઘટાડો થયો છે

સુત્રોના જણાવ્યા અનુસાર એનસીડીસીના વડા ડો

કેન્દ્રીય ટીમે કન્ટેઈનમેન્ટ સર્વેલન્સ પરીક્ષણ ચેપ નિવારણ નિયંત્રણના પગલા તથા પોઝીટીવ દદીના અસરકારક કલોનીકલ વ્યવસ્થાપનને મજબૂત કરવા વિવિધ પગલા સૂચવ્યા હતા ઉલ્લેખનીય છે ક રાજયમાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા થઈ રહેલા પ્રયાસોને સમર્થન આપવા કેન્દ્ર દવારા ઉચ્ચસ્તરીય કેન્દ્રિય સમિતિ ગુજરાત મોકલાઈ છે

કે અને નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષપદ હેઠળ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની પ્રથમ તબકકાની બેઠક યોજાઈ હતો

નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જિલ્લાના સકલિત કચેરીઓના સંબંધિત અધિકારીઓને રજૂ કરાયેલા પ્રશ્નો અને મોખીક રજૂઆતો બાબતે જરૂરી સૂચનો અને અમલવારી માટે જણાવ્યું હતું

જિલ્લામથક ભુજ ખાતે પણ ઠંડીથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે